એ તમીલનાડુમાં આતંકવાદી સંગઠન બનાવવાના

આસામ અને બિહારમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારામાં રાહત અને બયાવ કાર્ય પૂર ઝડાં યાલી રહ્યું છ ાકિસ્તાને બધા મુસાફર વિમાન માટે તાની એરસો સ ખુલ્લી મૂકી છે

રમેશને ધારાસભ્યામા રાજીનામા સ્વીકારવાન નિર્દેશ આપ્ય છે

બળવાખાર તરફથી અાીલ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રાફતગીએ સર્વોચ્ય અદાલતને સૌપ્રથમ આ રાજીનામા સ્વૈૈૈૈચ્છક છે કે નહિં તે જાવા કહ્યું હતું

ધારાસભ્ય અધ્યક્ષ દ્વારા તેમના રાજીનામા નહીં સ્વીકારાતા શનિવારે સર્વોચ્ય અદાલતમાં ગયા હતા

એ

આ બધા લાઠ રાજ્યના વિવિધ વિસ્તારાખા રહેવાસી છે

એ ની અદાલતમાં રજુ કરાયા હતા

એ

એ ની કસ્ટડીમાં રાખવાન આદેશ આપ્ય છે આ અગાઉ એન

એ

તેમણે સમા ને પ્રેરિત કરનાર અને સમા ને થાપ્ય રીતે ઢાળનાર દરેક ગુરૂઓને નમન કર્યા હતા ગુરુ પૂર્ણિમા એક હિંદુ રં રા છે

ગુરુ પૂર્ણિમા ભારત ને ાળ અને ભૂટાનમાં હિંદુઓ જૈન અને બૌધ્ધ દ્વારા ઉ વામાં આવે છે

મુખ્ય ન્યાયમૂર્તિ રં ન ગામાઇના વડા ણ હેઠળની બેન્ચે કેન્દ્રિય આરાજ્ય મંત્રાલયને નાદીસ જારી કરી છે

ડી

ડી એ સમન્સ ાઠવ્યા છે

ઉલ્લેખનીય છે કે સમન્સ માકલેલા છ કી ધાવ સરકાર દાસ અને સંઘીર અગ્રવાલની સી

દ્વારા ધર કડ કરાઇ હતી તેમ તેમના નામન ઉલ્લેખ આરા નામામાં ણ કરાય હત આ આરત્તીઓના જામીન મંજુર થતા મુક્ત કરાયા હતા

એમ સી ના વર્તમાન સાંસદ શતાબ્દી રાયને ઇ ડી દ્વારા ગત સપ્તાહમાં ણ સમન્સ ાઠવવામાં આવ્યા હતા ણ તેઓ ઇ ડી

ડી આર એફ

બંને રાજ્યામાંથી એન ડી આર એફ

વિવિધ એ ન્સીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારામાં રાહત અને બચાવ કામગીરી સઘન બનાવવામાં આવી છે

બાદમાં તેઓ ગુવાહાટી ખાતે આસામના વરિષ્ઠ મંત્રીઓ તથા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક થાા શે

અને કેન્દ્ર સરકારવતી શક્ય તમામ સહાયની ખાતરી આદી હતી ભારે વરસાદના ગલે મિઝારમ મેઘાલય તથા અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારામાં ણ પૂરન પ્રકાત જાવા મળી રહ્ય છે

અને બાગમતી અધ્વરા સહિત રાજ્યની ઘણી નદીઓ બે કાંઠે વહી રહી છે

લીડીત રિવાર અને અસરગ્રસ્ત દેશભા લાકી પ્રતિ સહાનુભૂતિ વ્યકત કરતાં ગુટેરસે કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર પ્રભાવિત દેશામાં સત્તાવાળાઓએ સાથે કામ કરવા તૈયાર છે